પ્રાદેશિક સમાયાર જયેશ પટેલ વાંચે છે

રાજ્યના બધા જ જીલ્લાઓમાં ખાસ રસીકરણ ઝુંબેશનો આરંભ થયો છે

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી રસીની કોઈ ગંભીર આડઅસર જણાઈ નથી

ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર વાસીઓને આ રસીકરણ ઝંબેશમાં જોડાઈને વધુમાં વધુ રસી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો

શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા

આ ઉપરાંત જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન વધારવામાં આવશે તથા કન્ટેઈન્ટમેન્ટ ઝોનનું કડક પાલન થાય એવી સૂચનાઓ પણ સબંધિતોને આપવામાં આવી છે તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં રેમડેંસિવિર ઇંજેકશનનો પ્રરતો જથ્થો ઉપલબ્ધ છે

ગઈકાલથી અમદાવાદમાં કેડિલા કંપની દ્વારા રેમડેસિવિર ઇંજેકશનનું પુનવેયાણ શરૂ કરવામાં આવ્યું છે

આ બેઠકમાં જીલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે

અમારા રાજકોટના પ્રતિનિધી જણાવે છે કે કોવીડના સામાન્ય લક્ષણવાળા દર્દીઓને ગઈકાલથી શરૂ થયેલા કોવીડ સેન્ટરમાં વિના મૂલ્યો સારવાર દવા તથા જમવાનું અપાશે આ ઉપરાંત કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓને યોગ અને પ્રાણાયામ પણ કરાવાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ સેન્ટરમાં તબીબો તથા નર્સની વ્યવસ્થા કરાશે

કરાટે રાજ્યની મીના ગાવીતે રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં સુવર્ણયંદ્રક જીત્યો છે ઉલ્લેખનીય છે કે મીના ગાવીતે તાજેતરમાં હરીયાણામાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો ડાંગ જીલ્લાના કરાટે સંગઠનના જનરલ સેક્રેટરી દીપકકુમારે મીના ગાવીતને પ્રશિક્ષણ આપ્યું છે

રાજ્યના એટર્ની જનરલ તેમજ ભારત સરકારના એડિશનલ સોલિસિટરને પણ અયૂકપણે હાજર રહેવા જણાવાયું છે

પી

હવામાન રાજ્યના ધણાં સ્થળોએ મહત્તમ તાપમાનમાં સહેજ વધારો થયો છે